ન્યાયાધિશ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળની પીઠે કહ્યું કે અદાલત પ્રથમ નજરે કોઇ કેસ ન બનતો હોય તેવી બાબતોમાં જ આગોતરા જામીન આપી શકે છે

સર્વોચ્ય અદાલતે આ કાયદાની યોગ્યતાને પડકારતી ઘણી બધી અરજીઓ બાદ આ નિર્ણય કર્યો હતો અરજીઓમાં આ કાયદાની શરતોને હળવી કરવાની માંગણી કરવામાં આવી હતી

એક વ્યવસ્થિત ઢબના અને જેની જાળ છેક બેંગ્લોરથી કચ્છ સુધી ફેલાયેલી છે તેવા કારસાને ઝડપી પાડવામાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની ટુકડીએ સફળતા મેળવી છે

આ ત્રણેયને ચીફ કોર્ટમાં રજૂ કરાતાં છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસદળે પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટેનો વ્યાયામ હાથ ધર્યો છે

જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મૂજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ વીજ પોલ સાથે અથડાઇને આડી પલટી મારી ગઈ હતી અકસ્માતની જાણ થયા આસપાસના ગ્રામવાસીઓ દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા બસનો ચાલક અને ક્લીનર અકસ્માત બાદ બસ મૂકીને ફરાર છે પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં લોકોને પોતાના વિચારો મોકલવાનો આગ્રહ કર્યો છે

ઉપરાંત નમો એપ ઓપન ફોરમ અથવા માઇ જીઓવી પર પણ લખી શકે છે

આમપણ રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સામાન્ય કરતાં ઠંડુ રહ્યું હતું અને સાત ડિગ્રી સાથે નલિયા રાજ્ય નું સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું હતું આગામી ચાર દિવસમાં મહૃદ અંશે વાતાવરણ સૂકં રહેવાની આગાહી છે તો સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નાગર હવેલીના વિસ્તારોમાં પણ હવામાન સૂકું રહેવાની આગાહી છે બોટાદ સલામતી ચિત્રકામ બોટાદ ખાતે મહિલા પોલિસ સ્ટેશન અને પોલિસ આવાસ સંકૂલની દીવાલો ઉપર મહિલા સલામતી જેવા વિષય ઉપર ચિત્રકામ કરવાની પહેલ શાળા ના બાળકો એ દાખવી છે

ગુડ ટચ બેડ ટચ બાળ લઝન પ્રતિબંધ બેટી બચાઓ બેટી પઢાઓ દહેજ પ્રતિકાર ઘરેલુ હિંસા મહિલા જાતિય સતામણી ટેલિફોન હેલ્પલાઇન અને મહિલા સ્વરક્ષણ જેવી વિષય વસ્તુ ઉપર ચિત્રકામ કરી દીવાલો સુશોભિત કરાઇ છે જિલ્લા પોલિસ વડા હર્ષદ મેહતા એ સામાજિક ચિત્રકામ બદલ સૌ કલાકારો નું સન્માન કર્યું હતું

અમારા પ્રતિનિધિ જણાવે છે કે લક્ષ્મણ કુંડમાં વસવાટ કરતાં મગર સૂર્ય સ્નાન માટે બહાર આવતા હોવાથી તેમણે જોવાની પ્રવાસી ને મજા પડે છે

અન્ય સ્થળે થી પકડાયેલા મગર ને પણ અહી લાવી પાણી માં છોડી મૂકાતા હોવાથી અહી મગર ની સંખ્યા ઊતરોતર વધતી રહે છે વન ખાતા ના અધિકારી વિક્રમસિંહ ગભાણીયા જણાવે છે કે મગર ઠંડા લોઠીનું પ્રાણી છે શિયાળા દરમ્યાન શરીરનું તાપમાન જાળવવા માટે મગરે સૂર્થસ્નાન કરવું પડે છે